કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે નવી દિલ્હી ખાતે યર્યા યોજાઈ હતી

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામમાં તેજપુર યુનિવર્સિટીના પદવીદાન સમારોહને સંબોધન કરતાં શ્રીમોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં નવી તકનીક મલ્ટિ ડિસિપ્પ્લિનરી અભિગમ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમણે આશા વ્યક્ત કરી કે તેજપુર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે યુવાનોને હિંમત અને સંકલ્પ સાથે દેશ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ કહ્યું કે અનેક સંસાધનોની અછત હોવા છતાં કોરોના વાયરસ રોગચાળા સામે લડ્યા છીએ અને મેક ઈન ઈન્ડિયા મિશન દ્વારા આરોગ્ય માળખાને મજબુત બનાવ્યું છે

તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી શૌચાલય મકાન ઘરની સુવિધા પીવાનું પાણી પૂરું પાડવું અને રસીકરણ ઝુંબેશ ભારતમાં છે ઓસ્ટ્રેલિયાના તાજેતરના ભારતીય ક્રિકેટ પ્રવાસનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓએ હિંમતભેર પડકારોનો સામનો કરવો પડ્યો યુવા અને બિનઅનુભવી ખેલાડીઓના નિશ્વયના કારણે ભારતે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે આસામ સરકારે સ્ટાર્ટ અપ પહેલ માટે વિવિધ પગલાં લીધાં છે તેમણે જણાવ્યું કે તેજપુર યુનિવર્સિટી સંશોધન માટે ખૂબમોટી ભૂમિકા ભજવી રહી છે

સરકારે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે જેથી યોગ્ય સમાધાન મળી શકે જોકે ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાઓને રદ કરવાની તેમની માંગણી યાલુ રાખી હતી

પ્રધાનમંત્રી કોલકાતામાં નેશનલ લાઇબ્રેરી અને વિક્ટોરિયા મેમોરિયલ ખાતે યોજાનારા બે કાર્યક્રમોમાં અધ્યક્ષતા કરશે આવતીકાલે બપોરે કોલકાતા પહોંચ્યા પછી તેઓ નેતાજી પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંબોધન કરતાં પહેલાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં કલાકાર શિબિરની મુલાકાત લેશે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએસએ જર્મની મ્યાનમાર થાઇલેન્ડ અને બાંગ્લાદેશના સુપ્રસિદ્ધ સંશોધનકારો વર્ચ્યુઅલ રીતે આ સેમિનારમાં ભાગ લેનાર છે સાંજે શ્રી મોદી વિક્ટોરિયા મેમોરિયલ ખાતે પ્રદર્શનની મુલાકાત લેશે

આઝાદ હિન્દ ફોજના દિગ્ગજો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સુભાષ બાબુની જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન થયું છે

પશ્ચિમ બંગાળની ત્રણ દિવસીય મુલાકાતના અંતિમ દિવસે શ્રી અરોરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાગરિક સ્વયં સેવકો અને ગ્રીન પોલીસને યૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાના નિર્દેશો અપાયા છે ઉપરાંત મતદાનનું સમય પત્રક જાહેર થયા બાદ કોઈપણ રાજકીય પક્ષોને મોટર બાઇક રેલી યોજવાની મંજુરી આપવામાં આવશે નહીં રાજ્યમાં પૂરતા કેન્દ્રિય દળોને યોગ્ય સમયે તૈનાત કરવામાં આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે શ્રી કોવિંદે શોક સંદેશામાં જણાવ્યું કે નરેન્દ્ર ચંચદલના નિધનથી સંગીત ક્ષેત્ર ખાસ કરીને ભક્તિ સંગીત ક્ષેત્રે મોટું નુકસાન થયું છે લગભગ પાંચ દાયકાઓ સુધી તેમની સંગીત યાત્રા દરમિયાન ગવાયેલા ગીતો તેમજ ભજનો સ્રોતાઓ માટે હંમેશા અવિસ્મરણીય બની રહેશે શ્રી મોદીએ શોક સંદેશામાં જણાવ્યું કે નરેન્દ્ર ચંચલે જીવંત અને ઉત્સાહભર્યા અવાજથી ભજન ગાયકી ક્ષેત્રે પોતાનું અનેરૂ સ્થાન બનાવ્યું છે આ દુઃખદ ક્ષણમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

હાટનું સત્તાવાર ઉદઘાટન આવતીકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે આજે લખનૌ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં લઘુમતી બાબતોના કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે હ્ન્નર હાટના માધ્યમથી છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ લાખથી વધ્ કારીગરોને રોજગારીની તક મળી છે ઉપરાંત દેશ વિદેશના લોકો હુન્નર હાટની વસ્તુઓ ઓનલાઇન પણ ખરીદી શકે છે